પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે વૈશ્વિક રોકાણકારોની ગોળમેજી પરિષદ આજે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે ભારતે ફાંસ પાસેથી ખરીદેલા અદ્યતન યુધ્ધવિમાન રાફેલ પૈકી વધુ ત્રણ રાફેલ ગઈકાલે ગુજરાતના જામનગર ખાતેના હવાઈદળના મથકે પહોંચ્યા છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈ

ના પેન્શન ધારકો હવે વર્ષમાં ગમે તે સમયે પોતાના સંબંધિત કાર્યાલયમાં પોતાની હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવી શકશે

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં હાલ મતગણતરી ચાલી રહી છે

બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે વૈશ્વિક રોકાણકારોની ગોળમેજી પરિષદ આજે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે આ પરિષદમાં આંતરરાષ્ટ્રીય સ્તરના મૂડીરોકાણકારો ભારત સરકારના ઉચ્ય અધિકારીઓ તથા ભારતના વેપાર જગતના પ્રતિનિધિઓ સંવાદ કરશે નાણામંત્રી રીઝર્વ બેન્કના ગવર્નર પણ આ પરિષદમાં ભાગ લેશે

આ પરિષદમાં ભારતીય અર્થતંત્ર માળખાકીય સુધારા સરકારનો ભાવિ દૃષ્ટિકોણ વગેરે બાબતોને ધ્યાનમાં લઈ ભારતમાં મૂડીરોકાણ વધારવા અંગે ચર્ચા કરાશે

આ ત્રણ વિમાનો એકાદ દિવસના વિરામ બાદ અમ્બાલા જવા રવાના થાય તેવી સંભાવના છે ભારતીય હવાઈદળના સૂત્રોના જણાવ્યા મુજબ ફ્રાંસ દર બે મહિને ત્રણથી ચાર રાફેલ યુધ્ધ વિમાનો ભારતને આપી શકે છે

પી એફ ઓ ના પેન્શન ધારકો હવે વર્ષમાં ગમે તે સમયે પોતાના સંબંધિત કાર્યાલયમાં પોતાની હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવી શકશે આ અંગે માહિતી આપતા ભવિષ્ય નિધિ કમિશનર આલોક થાદવે જણાવ્યું હતું કે દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પેન્શનધારકોની હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવામાં થતી ભીડને રોકવા આ નિર્ણય લેવામાં આવ્યો છે મહત્વનું છે કે પેન્શન ધારકો દ્વારા જમા કરાવેલું હયાતીનું પ્રમાણપત્ર એક વર્ષ સુધી માન્ય રહેશે પેન્શન ધારકો હયાતીનું પ્રમામપત્ર પોતાના સંબંધિત કાર્યાલય અથવા પોતાનું ખાતું હોય તે બેન્કમાં પણ જમા કરાવી શકશે

જનરલ નરવણેએ કાઠમંડુમાં દરબાર સ્કવેઅર ખાતેના કુમારી ઘર તેમજ બસંતપુર દરબાર સ્કવેઅરની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેમણે નેપાળના ચૈતિહાસિક મહેલની મુલાકાત લીધી હતી તેઓ આજે બપોરે નેપાળના રાષ્ટ્રપતિ બીદ્યાદેવી ભંડારીની મુલાકાત જશે ત્યારબાદ જનરલ નરવણે નેપાળના લશ્કરના વડા થાપા સાથે મંત્રણા કરશે

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઈકાલે નવી દિલ્ફીમાં પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું કે આ પરિયોજના અંદાજે પાંચ વર્ષમાં ચાલુ થશે

આ ઉપરાંત સમિતિએ સંદેશાવ્યવહાર ક્ષેત્રે ભારત અને બ્રિટન વચ્ચે સમજૂતી કરાર કરવાની મંજૂરી આપી છે

હજી મતગણતરી યાલી રહી છે અને પેન્સીલ્વાનીયા મીશીગન વિસ્કોન્સીન જેવા રાજ્યોના મતોની ગણતરી ઉપર બધાનું ધ્યાન કેન્દ્રિત થયું છે

કેન્દ્ર સરકારે મંગળવારે આ સ્પષ્ટતા કરી છે જાહેર ક્ષેત્રની કેટલીક બેન્કો તેમના સર્વિસ ચાર્જમાં વધારો કરી રહી હોવાના પ્રસાર માધ્યમોમાં આવી રહેલા સમાચારના સંદર્ભમાં આ સ્પષ્ટતા કરાઈ છે નાણામંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે બેન્ક ઓફ બરોડાએ આ મહિનાથી સર્વિસ ચાર્જ વિનાના રોકડ ઉપાડ અને જમા કરાવવાના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે તે અનુસાર દર મહિને રોકડ વ્યવહારની મર્યાદા પાંચથી ઘટાડીને ત્રણ કરવામાં આવી છે

જાહેર ક્ષેત્રની કોઇ અન્ય બેન્કોએ અત્યારે કોઇ ફીમાં વધારો કર્યો નથી ભારતીય રિઝર્વ બેંકની સૂચના મુજબ જાહેરક્ષેત્રની બેંકો સહીત તમામ બેન્કોએ પોતાની સેવાઓ માટે યોગ્ય પારદર્શી અને નિષ્પક્ષ રીતે ફી વધારી છે મંત્રાલયે જણાવ્યું છે કે સાર્વજનિક ક્ષેત્રની અન્ય બેંકો દ્વારા કોવિડ મહામારીને ધ્યાને રાખી નજીકના ભવિષ્યમાં સેવા ફી વધારવાનો કોઇ પ્રસ્તાવ નથી

મુંબઈ ઇન્ડિયન્સે લીગ મેચોમાં સારૂ પ્રદર્શન કર્યું હતું વિજેતાને ફાઇનલની ટીકિટ મળશે જ્યારે હાર મેળવનાર ટીમ એલીમીનેટરની વિજેતા સામે બીજી ક્વોલિફાયર રમશે

છેલ્લી પાંચ પ્લે ઓફ માંથી ચાર મેચમાં તે વિજેતા રહી છે જ્યારે દિલ્હી કેપિટલ્સ ટીમ તેની છ પ્લે ઓફ માંથી માત્ર એક મેચ જીતી શકી છે એલીમીનેટર મેચ આવતીકાલથી અબુધાબી રમાશે

વેલોસીટી ટીમમાંથી એકતા બિસ્ટે ત્રણ વિકેટ ઝડપી હતી